આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વીમિંગ પુલ અને ઇન્ઠોર શૂટીંગ રેંજનું ડીજીટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉમદા ચારિત્ર્ય નિર્માણ કરવામાં અને જ્ઞાન વધારવામાં આ પુસ્તક મેળો યુવાનો માટે મહત્વનો સાબિત થશે જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસ અને વાંયનનું મહત્વ સમજાવતાં પૌરાણિક ઉદાહરણો આપ્યા હતા

રાષ્ટ્રપતિ સંબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે રાષ્ટ્રને સંબોધન કરશે તેમના સંબોધનનુ પ્રથમ હિન્દીમાં સાંજે સાત વાગ્યાથી અને ત્યારપછી અગ્રેંજીમાં આકાશવાણીના તમામ કેન્દ્રો અને દૂરદર્શનની બધી ૈ ચેનલો પરથી પ્રસારણ કરવામાં આવશે રાષ્ટ્રપતિનું સંબોધન હિન્દી અને અંગ્રેજીમાં દૂરદર્શન પરથી પ્રસારિત કરાયા પછી દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે આકાશવાણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર ોગ સંદેશાના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદને રાત્રે સાડા નવ વાગ્યાથી પ્રસારિત કરશે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે છ વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો વ્યક્ત કરશે આવતીકાલે સાંજે છ વાગે મન કી બાત હિન્દીમાં પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ તરત પ્રસારિત કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આકાશવાણીના જે તે કેન્દ્રો પરથી રાતના દસ વાગે કરાશે મતદાતા દિવસ સમગ્ર દેશની સાથે આજે રાજ્યમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની ઊ વણી કરવામાં આવી રહી છે રાજ્યપાલ આયાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મતદાર દિવસની રાજ્યકક્ષાની ઊ વણી કરવામાં આવી હતી રાજ્યપાલે પ્રાસંગિક પ્રવચનમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ઘરાવતા ભારતમાં સચોટ રીતે અને સફળતાપૂર્વક યૂંટણી કામગીરી કરવા બદલ યૂંટણીપંચની પ્રશંસા કરી હતી તેમણે ઉપસ્થિત યુવા મતદારોને સંબોધતા તેમની શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે યૂંટણીપંચના મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ વિડીયો કોન્ફરનસીંગ માધ્યમથી મતદાર દિવસની ઊ વણીમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અમારા મહેસાણાના પ્રતિનિધિ ૈ ણાવે છે કે કડીના સર્વ વિદ્યાલય સંકુલમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઊ વણીના ભાગરૂપે મહેસાણા જીલ્લા કલેકટરે ઉપસ્થિતોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અમારા ડાંગના પ્રતિનિધિ ણાવે છે કે મતદાર દિવસની ઊ વણીના ભાગરૂપે કલેકટરે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું તથા શ્રેષ્ઠ યૂંટણી કામગીરી કરવા કર્મચારીઓને પુરસ્કારો અપાયા હતા આ ઉપરાંત શાળા કોલે ના વિદ્યાર્થીઓએ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા એક રેલી યોજી હતી

આ પ્રસંગે શ્રી પટેલે ણાવ્યું કે પ્રજાના નાણા તો પ્રજા કલ્યાણના વિકાસ કામો માટે ઉપયોગ કરાયું છે અને મુખ્યમંત્રીએ રા કોટ ઊલ્લાને એક ફજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે તેમણે ઉમેર્યું કે સૌની થો ના અંતિમ તબક્કામાં છે અને યાલુ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં રવિ પાકોનું વાવેતર વધ્યું છે સફાઇ કામદારો રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ ણાવ્યું છે કે લેબર એક્ટ મુ બ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હિ ત્રણ દિવસની ગુપ્ રાત મુલાકાતે આવેલા શ્રી ઝાલાએ ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ણાવ્યું ફતું કે તમામ કરાર આધારીત સફાઇ કર્મયારીઓને તેમનાં કરેલ કામનાં સામે પુરૂ મહેનતાણું નિયમાનુસાર ઇ પી એફ તેમ વીમો મળે તે અંગે સંબંધિતોને તાકિદ કરવામાં આવી છે